પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં યોજાનાર બ્રિકસ શિખર પરિષદમાં ભાગ લેવા આજે બપોરે રવાના થશે

વિશ્વ પેરાએથેલેટિકસ ચેમ્પિયનશીપમાં ભારતના સુંદર સિંઘે ભાલાફેંકમાં સુવર્ણચંદ્રક જીત્યો

એનસીપીને આ અંગેના જવાબ આજે રાત્રે સાડા આઠ સુધીમાં આપવા કહેવાયું છે અગાઉ રાજ્યપાલે ભાજપ અને શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું ભાજપે આમંત્રણનો સ્વીકાર ન કર્યો જ્યારે શિવસેના સરકારની રચના માટે બીજાપક્ષનું સમર્થન મળ્યું હોય તેવો પત્ર રજૂ કરી શકી નથી રાજ્યપાલે વધુ સમયની શિવસેનાની માંગણી ફગાવી દીધી હતી

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને ભારે ઉદ્યોગોનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે શિવસેના સાંસદે ગઇકાલે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું

આ વખતની બ્રિક્સ શિખરપરિષદની વિષય વસ્તુ છે નવતર ભવિષ્ય માટે આર્થિક વિકાસ ભારતના વેપાર ઉદ્યેગ ક્ષેત્રનું પ્રતિનિધિમંડળ બ્રાઝીલ જઈને બ્રિક્સ વેપાર મંચની બેઠકમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતીન તથા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગ સાથે બ્રાઝીલમાં દ્વિપક્ષીય મંત્રણા કરશે

જે દેશમાં સૌથી વધુ છે જમ્મુમાં લેફટનન્ટ ગર્વનર ગીરીશ ચંદ્ર મુર્મુ દ્વારા આરોગ્ય અને તબીબી શિક્ષણ ક્ષેત્ર અંગેની બોલાવેલી બેઠકમાં આ માહિતી આપવામાં આવી હતી

આના ભાગરૂપે જમ્મુ વિભાગના રામબાન જિલ્લામાં સેરની ગામે સેનાના ઉપક્રમે તબીબી શિબિર યોજાઈ ગયો

જેમાં સેનાના તબીબોએ દવાઓ તેમજ સલાફ સૂચનો આપ્યા હતા આ પ્રવૃત્તિએ સેનાને સ્થાનિક લોકો સાથે સંવાદ સાધવાની તક પૂરી પાડી છે

નેપાળનાં વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ હામીદ નેપાળનાં તેમના સમકક્ષ વિદ્યા દેવ ભંડારીને મળશે નેપાળના ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય વિધાનસભાના અધ્યક્ષ અને વિદેશમંત્રી શ્રી હામિદને મળશે નેપાળની તેમની મુલાકાત દરમિયાન તેઓ કાઠમંડુમાં ઐતિહાસિક પુરાતત્વીય અને સાંસ્ક્રતિક સ્થળોની મુલાકાત લેશે

મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા ઈ

સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે કૌભાંડ ચાલી રહ્યું હતું ત્યારે જયેશ સંઘાણી અને કેતન લાકડાવાળાએ એડિટર તરીકે કાર્ય કર્યું હતું કૌભાંડની તપાસ કરતા ઈ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પંજાબના કપૂરથલા જિલ્લાના સુલતાનપુર લોધી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

પંજાબના ઘણા શહેરો નગરોમાં પ્રકાશ પર્વની ફર્ષોલ્લાસ આસ્થા સાથે ઉજવણી થઈ રહી છે અમૃતસરમાં સુવર્ણ મંદિરને ફ્રલોથી સુશોભિત કરાયું છે અમૃતસર સહિત ઘણા શહેરોમાં નગરકીર્તન યોજાયું હતું માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર મહારાષ્ટ્રના નાંદેડ ખાતેના હુઝુર સાહેબ સચખંડે ગુરૂવ્વારા જઈને શીશ ઝુંકાવી પ્રાર્થના કરશે

આ પ્રસંગે નાંદેડમાં ગુરૂનાનક દેવજીના જીવન કાર્યનો પરિચય આપતા પ્રદર્શનનું સરકારે આયોજન કર્યું છે વિદેશમાં પણ દુબઈ ખાતેના ભારતીય હાઇ કમિશનમાં પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવશે નેપાળમાં પણ ઘણા કાર્યક્રમોનુ આયોજન કરાયું છે કાઠમંડુના ગુરૂનાનક મઠ ખાતે અખંડ પાઠ તથા શબદ કીર્તનના કાર્યક્રમો યોજાશે

આજે કાર્તિક પૂર્ણિમા દેવદિવાળી અને ગુરૂનાનક જયંતીની ઉજવણી થઈ રહી હોવાથી સત્તાવાળાઓએ સલામતીની સઘન વ્યવસ્થા કરી છે

એ દિવસે મહાત્મા ગાંધીજીએ દેશના વિભાજન બાદ વિસ્થાપિત થયેલા અને હંગામી ધોરણે હરિથાણાના કુરૂક્ષેત્રમાં રખાયેલા લોકોને આકાશવાણી પરથી સંબોધન કર્યું હતું

યોગેશ કથુનીયાએ પુરૂષોની ડિસ્કસ થ્રો સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો છે

ગઇકાલ હવાની ગુણવત્તા ખૂબ નબળી કક્ષાની હતી

ગઇકાલથી ગુણવત્તામાં સુધારો થયો છે

ગઇકાલે પોલીસે દેખાવ કરી રહેલા લોકોને નિયંત્રણમાં લેવા કરેલા ગોળીબારમાં એકવ્યક્તિનું મોત થયું હતું